ડી

ચંદ્રથાન બે ની ભ્રમણકક્ષા વધારવાની ત્રીજી વખતની કામગીરી ગઇકાલે સફળતાપૂર્વક સંપન્ન કરાઇ છે ચંદ્રયાન ચંદ્રની વધ્ નજીક પહોંચ્ય છે

ડી પી દર ધરાવતો ભારત વૈશ્વિક વિકાસનું ચાલક બળ તરીકે ઉપસી રહ્યો છે

ડી પી દર આગામી સાત વર્ષમાં બમણો થવાની સંભાવના છે ગઇકાલે બેનીનમાં નેશનલ એસેખ્બ્લીમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત સરકારે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સૂત્રના આધારે મજબૂત સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારત નિર્માણ માટે સધન કામગીરી શરૂ કરી છે આ સૂત્ર સરકારે ભારતની આંતરિક બાબતોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કામગીરીમાં પણ અમલમાં મુકયું છે શ્રી કોવિંદે કહ્યું કે બેનીનના સર્વાંગી વિકાસમાં ભારત સંપૂર્ણ સહકાર આપશે

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પગલાંથી ભારત અને બેનીન વચ્ચેના સંબંધો હજી મજબૂત બનશે શ્રી કોવિંદે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતીના કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને સમર્થન આપવા માટે બેનીનનો આભાર વ્યક્ત કર્યો

ત્યારબાદ તેઓ ગામ્બીયાના પાટનગર બંજુલ જવા રવાના થશે

ગઇકાલે માપૂતોમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને મોઝાંબીકના સંરક્ષણમંત્રી અતાનાસીઓ સાલ્વાદોર મતુમુકે વચ્ચે ચોજાયેલી પ્રતિનીધીસ્તરની વાતયીત બાદ આ બે સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કરાયા હતા સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ સમજૂતીથી ભારત મોઝાંબીક વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સહકારને નવું બળ મળશે

ગઇકાલે નવી દિલ્ફીમાં મ્યાનમારના સંરક્ષણ વિભાગના વરિષ્ઠ જનરલ મીંગ ઓંગ હલાઇંગ સાથેની બેઠકમાં શ્રી મોદીએ મ્યાનમારની મુલાકાત વખતે થયેલા તેમના ઉત્સાહપૂર્ણ સ્વાગતની યાદો દોહરાવી હતી તેમણે કહ્યું કે ભારત અને મ્યાનમાર વચ્ચે સેના વચ્ચેનો સહકાર આર્થિક ક્ષમતા વધારવા જેવા ક્ષેત્રોમાં સારા સંબંધો છે જનરલ હલાઇંગે સંસદીય ચૂંટણીમાં શ્રી મોદીને મળેલી સફળતા બદલ અભિનંદન આપ્યા હતા

ટિવટર પર શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પૂર વરસાદથી અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારના સહકારમાં કામ કરી રહી છે તેમણે કેન્દ્ર સરકારની શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે નેપાળમાં તાજેતર થયેલા વરસાદના પગલે બિહાર આ મહિનાના આરંભથી પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે

લોકસભાએ આ વિધેયકને અગાઉ મંજુરી આપી હતી આ વિધેયકમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા તથા વેપાર માટે સામાન્ય રીતે લેવાતી થાપણો સિવાયની અનિયંત્રીત થાપણો યોજનાઓ ઉપર પ્રતિબંધ મુકવાની સર્વગ્રાહી વ્યવસ્થા રયવાની જાગવાઇ છે

આ ઉપરાંત રાજ્યસભાએ ઇનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ ખરડાને પણ બહાલી આપી છે

સત્તાવાર યાદી મુજબ આ દુર્ધટનામાં પાંચ સૈનિકોના મૃત્યુ નિપજયા છે

પાકિસ્તાની સેનાએ તાલીમ વિમાન તૂટી પડવાના કારણો જણાવ્યા નથી

ઇસરોએ જણાવ્યું છે કે ત્રીજી વખતની આ કામગીરી બાદ ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં છજી વધારો કરવાની કામગીરી હવે શુક્રવાર બીજી ઓગસ્ટે હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે ઇસરોએ ગત બાવીસમી જુલાઇએ જી એસ એલ વી માર્ક ત્રણ રોકેટની મદદથી ચંદ્રયાન બેને અવકાશમાં મોકલ્યું હતું

સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે ઇ

એન્ફોર્સમેન્ટ વિભાગે સી બી આઈ દ્વારા દાખલ કરાયેલી એફ

ના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અજાસ્થા અધિકારીઓ તેમજ અન્યો સામે મની લોન્ડરીંગના નિયંત્રણ ધારા હેઠળ કામગીરી શરૂ કરી છે તમિલનાડુ અને પુદુચેરીમાં ગુટખા અને તમાકુની પ્રતિબંધિત યીજવસ્તુઓનું ગેરકાયદેસર ઉત્પાદન વેચાણ આયાતને લગતા કેસમાં સી બી આઈ તપાસ કરી રહી છે

ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્રીએ ગઇકાલે હરીયાણામાં માનેસર ખાતે એન

ના માઉન્ટ એવરેસ્ટ અભિયાનનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું

શ્રી રેડ્ડીએ મુંબઇ અક્ષરધામ મંદિર તથા પઠાણકોટ પર થયેલા ત્રણ અલગ અલગ આતંકવાદી હ્મલાઓ વખતે એન

એ કરેલી કામગીરીને બિરદાવી હતી

જી

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્યના ખંડણી વિરોધી એકમે ખંડણીના કેસમાં રઝા વધારીયાની સાથે રીઝવાનની ધરપકડ કરી હતી રીઝવાન દુબઇ જવા મુંબઇ વિમાન મથકે પહોંચ્યો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી

મહામંત્રી એન્ટોનીઓ ગુટેરસે જાહેર કરેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે અફઘાનિસ્તાન પ્લેસ્ટાઇન સીરીયા અને યેમનમાં બાળકોના સૌથી વધુ મૃત્યુ થયા છે